બ્રિક્સ સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ આતંકવાદ નાં મુદ્દા પર વાત કરી ફતી આ સાથે પીએમ મોદીએ ફરી એકવાર યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં પરિવર્તનની વાતકરી પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે વૈશ્વિક શાસનની વિશ્વસનીયતા અને અસરકારકતા બંને પર સવાલો ઉભા થઈ રહ્યા છે આનું મુખ્ય કારણ એ છે કે સમય જતાં તેઓ યોગ્ય રીતે બદલાયા નફીં ભારતનું માનવું છે કે યુએન સુરક્ષા પરિષદમાં પરિવર્તન ખૂબ અનિવાર્થ છે અમે આ વિષય પર અમારા બ્રિક્સ ભાગીદારના સફયોગની અપેક્ષા રાખીએ છીએ આતંકવાદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું આતંકવાદ એ આજે દુનિયાની સામે સૌથી મોટી સમસ્યા છે આપણે સુનિશ્ચિત કરવું પડશે કે આતંકવાદીઓને ટેકો આપવા અને મદદ કરનારા દેશોને પણ દોષી ઠેરવવામાં આવે અને આ સમસ્યાને સંગઠિત રીતે કાર્યવાહી કરવામાં આવે પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઠળ તૈયાર કરવામાં આવતા ફ્લેટમાં મફિલાઓને રાજ્ય સરકાર દ્વારા એક મોટી રાફત આપવામાં આવી છે રાજ્ય સરકારે મહિલાના નામે ખરીદવામાં આવતી મિલકતમાં સ્ટેમ્પ ડ્યુટીને લઇને એક મફત્ત્વનો નિર્ણય કર્યો છે સરકારે આ સ્ટેમ્પ ડ્યુટીમાં મફિલાઓને રાફત આપવાનો નિર્ણય લઇને મફિલાઓને દિવાળીને ભેટ આપી જોય તેવું લાગી રહ્યું છે આ લાભ પ્રથમ મિલકત ખરીદનાર મફિલા અને તેમના પરિવારને આપવામાં આવશે નેહ્લ ઠક્કર કંડલા ડીપીટી કંડલામાં વીજ પુરવઠાની આવશ્યકતા અને સપ્લાય વ્યવસ્થા વચ્ચે અંતર જોવાના કારણે વારેવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાનો થતી હતી

જે પોર્ટની સતત વધી રહેલી માંગને પફોચી વળવામાં મદદરૂપ થશે અને પોર્ટ માટે વધુ આર્થિક લાભ આપનારુ રહેશે તેવો આશાવાદ વ્યેક્ત કરાયો હતો ભારત સરકારનાં ઇન્ફફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડકટીવીટી એન્ડ ફેલ્થકાર્યક્રમ ફેઠળ કચ્છ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ગાય અને ભેંસ પ્રજાતિના પશુઓને કાનમાં ટેગ લગાડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવી છે

આ અંગે વધુ વિગતો આપતા નાયબ પશુ નિયામક ડોક્ટર ફરેશ ઠકકરે માફિતી આપતા આ પ્રમાણે જણાવ્યું હતું

કોરોનાની મહામારીએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું શીખવી દીધું છે ત્યારે ભુજની આરટીઓમાં આવેલા ટેસ્ટ ટ્રેક પર દરરોજ દોઢસોથી અઢીસો જેટલા અરજદારો લાયસન્સની ટેસ્ટ આપવા માટે આવે છે નેહ્લ ઠક્કર ક્વામાન જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના રાજયોમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં નવા વર્ષે ઠંડીનો યમકારો જોવા મબ્યો છે રાજયમાં અનેક વિસ્તારોમાં લધુત્તમ તાપમાનમાં હજુ ઘટાડો થવાની શકયતાઓ છે આજે પણ સવારે ઠંડી અનુભવાઈ હતી